પાંજરાપોળ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ધાસયારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી આત્મનિર્ભર બનાવવા નવી યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત ટ્યુબવેલ સોલાર ઇલેક્ટ્રીક પેનલ સિંચાઇ વ્યવસ્થા કૂવારા પધ્ધતિ અને પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળને સહાયતા અપાશે રેવન્યુ રેકોર્ડ પ્રમાણે પોતાની માલિકીની જમીન ધરાવતી પાંજરાપોળો જ આ યોજનાનો લાભ લઈ શકશે

આવી પાંજરાપોળો સૌરઊર્જાનો ઉપયોગ કરી વીજ બિલમાં પણ બયત કરી શકે તે માટે પાંજરાપોળોને સોલાર ઇલેકદ્રીક પેનલ માટે

શિતલ વૈશ્નવ પર્યાવરણમંત્રી બ્લુ ફ્લેગ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે દેશના આઠ દરિયા કિનારાના બીયને આંતરરાષ્ટ્રીય બ્લૂ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યુ છે શ્રી જાવડેકરે એક ટવીટ સદેશમાં કહ્યું કે ભારત માટે આ ગૌરવશાળી ક્ષણ છે કોઇપણ દેશને એક જ પ્રયત્ને આઠ દરિયા કિનારાને આ પ્રમાણપત્ર મબ્યુ નથી આંતરરાષ્ટ્રીય બ્લૂ ફલેગ પ્રમાણપત્ર મેળવનારા દરિયા કિનારામાં ગુજરાતમાં ધ્વારકાનો શિવરાજપુર બીય દિવનો ઘોઘલા બીયનો સમાવેશ થાય છે બ્લ્ ફલેગ પ્રમાણપત્ર બીચને દરિયા કિનારાનું અપાતું દુનિયાનું સૌથી પ્રતિષ્ઠીત સન્માન છે જેના માટે પર્યાવરણીય શૈક્ષણિક સુરક્ષા અને સુગમાના કડક માપદંડોનું પાલન કરવાનું હોય છે આ પ્રમાણપત્ર ડેનમાર્ક સ્થિત ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજયુકેશન ધ્વારા આપવામાં આવે છે

તેમણે તહેવારો દરમિયાન ભીડ એકત્રિત ન કરવાની પણ સલાફ આપી છે રવિવાર સંવાદની પાંચમી કડીમાં સોશિયલ મીડીયા પર પ્રશ્નોત્તરી દરમિયાન તેમણે લોકોને ચેતવણી આપી કે ધાર્મિક સ્થળો પર પણ માસ્કનો ઉપયોગ ખાસ કરવો અને બેદરકારી બિલકુલ ના રાખવી

ભાજપના નવી દિલ્હી સ્થિત કેન્દ્રીય કાર્યાલયે બહાર પાડેલી યાદી અનુ સાર અબડાસા બેઠક પર પ્રધ્યુ મનસિંહ જાડેજા મોરબી બેઠક પર બ્રીજેશ મેરજા ધારી બેઠક પર જે વી કાકડીયા ગઢડા માટે આત્મારામ પરમાર કરજણ માટે અક્ષય પટેલ ડાંગ માટે વિજય પટેલ અને કપરાડા થી જીતમભાઈ યૌધરીને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે

તેની સાથે સરકાર આકાશવાણી અને દૂરદર્શન જેવાં પ્રસાર માધ્યમોના પ્રયત્નો તથા લોકોમાં વધી રહેલી જાગૃતિના પરિણામે કોરોના ફેલાવાનો દર પણ સતત ઘટી રહ્યો છે